આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ભારતની એકટ ઈસ્ટ પોલીસીનું મુખ્ય લાક્ષ્યાંક આસિયાન છે વધુમાં શ્રી મોદીએ આ પ્રસંગે ભાર પૂર્વક જણાવ્યુ કે સૌની સુરક્ષા અને વિકાસ માટે આસિયાન મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ એમ પણ જણાવ્યુ કે ભારત અને આસિયાનની ભાગીદારી પરંપરા અને ભૌગોલિક સ્થિતીથી સંકળાયેલ છે

અને તે વિશાળ શ્રેણીને આવરી લે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા નવી દિલ્ફીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની જીવનકદની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ખૂબ જ ગૌરવની વાત છે કે જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે

જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પધ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રઠ્ઠી છે આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે જે પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંયુ જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કેટલાંક સ્થળોએ સરહદ વિકાસ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું જેથી ત્યાંનાં લોકો સાથે વિકાસ માટે વાતચીત થઈ શકે

આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં ગતિશીલ તૃત્વ હેઠળ ગામડાઓને મોટા પાયે વિકાસ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સરહદી કચ્છ જિલ્લામાં ત્રીસ હજાર ગાવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે શ્રી અમિતશાહે કચ્છ બનાસકાઠાં અને પાટણ સરહૃદી વિસ્તારોમાં કરવામાં આવેલાં વિકાસ ાર્યોને દર્શાવવા માટે આયોજીત પ્રદર્શનનું ઉધ્ધાટન કર્યુ હતું

તેમણે કહ્યું કે માર્કેટકેપિટલાઈઝેશન અને વિદેશી વિનિમથ ભંડ઼ારમાં વધુ નાણા જેવા સકારાત્મક સંકેતો છે

જે કોઈપણ સાર્વજનિક વિતરણની દુકાનોથી ખાધ સામગ્રી મેળવી શકાશે નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે કરવામાં આવેલા અનેક પગલાઓનો સકારાત્મક પ્રભાવ થયો છે

દીવાળી બાદ નીતીશ કુમાર બેહારના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી સંભાવના છે જેડી યુ ના જનરલ સેક્રેટરી કે સી ત્યાગીએ કહ્યું કે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પટણાના પક્ષ કાર્યાલયમાં જેડી યુ ના પ્રમુખ નીતીશ કુમાર અને પક્ષના નવા ધારાસભ્યો વચ્ચે મેઠક યોજાઇ છે શ્રી ત્યાગીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના સહયોગીઓ સાથે પણ પર્ચા ચાલુ છે હિન્દુસ્તાની આવામ મોરયા એચએએમ ના વડા જીતન રામ માંઝીએ આજે નીતિશ કુમાર અને નવા નવ યૂંટાયેલા સભ્યો સાથે મુલાકાત કરી શ્રી માંજીએ શ્રી કુમારને પોતાનો સમર્થનનો પત્ર આપ્યો છે બાદમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી માંઝીએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી હોવાથી તેઓ નવા મંત્રીમંડળમાં સભ્ય નહીં રહે આ અગાઉ વિકાસશીલ ઇન્સાન પાર્ટી વીઆઈપી ના વડા મુકેશ સાહની પણ શ્રી કુમારને નબ્યા હતા વિધાનસભાની યૂંટણીમાં વીઆઈપી અને એચએએમને ચાર ચાર બેઠકો મળી છે વિધાનસભાની યૂંટણીમાં પક્ષની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે આરજેડી અને ડાબેરી પક્ષોના વારાસભ્યોની બેઠક પટનામાં રાબડી દેવીના નિવાસ સ્થાને યોજાઇ સીપીઆઈ ના મહાસચિવ દિપાંકર મદાયાર્યએ વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યું છે કોંગ્રેસે પણ પટણામાં પક્ષના મુખ્યાલથમાં પક્ષનાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે

દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી એચ

એક સત્તાવાર યાદી મુજબ કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદનાયકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સબમરીન દરિયામાં ઉતારી હતી આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ચીફ વાઇસ એડમિરલ આરબી પંડિતે જણાવ્યું હતું કે સબમરીન વાગીર એક વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે તેમણે કહ્યું કે નૌસેનામાં પહેલાથી જ બે કાલવરી વર્ગની સબમરીન કાર્યરત છે વાગીર ભારતમાં બનાવવામાં આવતી કાલવરી રેન્જની છ સબમરીનમાંથી એક છે